ચિદમ્બરમને આઇએનએક્સ મીડીયા કેસમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા છે

આજે મુંબઇમાં બપોરે વિધાનભવનમાં એમએલએની બેઠકમાં પ્રદેશના ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે નેતા તરીકેની ફડણવીસના નામની દરખાસ્ત કરી હતી

કેન્દ્રીય નિરિક્ષક તરીકે કેન્દ્રીયમંત્રી નરેદ્રંસિંગ તોમર અને પક્ષના ઉપપ્રમુખ અવિનાશરાય ખન્ના ઉપસ્થિત રહ્યા હતા તોમરે કહ્યું કે આ બેઠકમાં કોઇ અન્ય નામની દરખાસ્ત કરવામાં આવી ન હતી આ પ્રસંગે ફડણવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વિરિષ્ટ નેતાઓને રાજ્યમાં ફરી વાર સેવા કરવાની તક આપવા બદલ આભાર માન્યો હતો તેમણે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે અને ગઠબંધનના અન્ય પક્ષોને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી તરીકે સહકાર આપવા બદલ પણ આભાર માન્યો હતો તેમણે નવી સરકાર મહાયુતીની બનશે એ બાબત પર ભાર મુક્યો હતો ફડણવીસે તેઓ ખેડૂતોની સ્થિતિને સુધારવાની કામગીરીને તેમજ રાજ્યને દુષ્કાળથી મુક્ત રાજ્ય બનાવવાની બાબતને ટોચ અગ્રતા અપાશે તેમ કહ્યું હતુ

શ્રી નગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારતના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા

અન્ય સાંસદ નાપન ગીલે કહ્યું કે લોકો ભારત સાથે સંપૂર્ણ રીતે જોડાવા ઇચ્છે છે અન્ય એક સભ્યએ કહ્યુ કે લોકોને રોજગારી જોઇએ છે ગઇકાલે ત્રાસવાદીઓએ કરેલી બંગાળના કામદારોની હત્યાના બનાવ અંગે તેમણે ખેદ વ્યકત કર્યો

શ્રી ખદર અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત યૌટાલાએ ગઇ કાલે નવી દિલ્હીમાં હરિયાણા ભવનમાં રાજ્યની પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય વિધાનસભાનું ખાસ સત્ર ચોથી નવેમ્બરના રોજ મળશે

પ્રધાનમંત્રી નરેન્બ મોદી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્વાજલી આપવામાં આગેવાની લેશે આ દિવસની ઉજવણી માટેની જોરદાર તૈયારીઓ યાલી રહી છે દેશભરમાંથી લાખો લોકો જવા જુદા કાર્યક્રમોમા કેવડીયા ખાતે ભાગ લેવા આવનાર છે તેઓ કેવડીયા કોલોની ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની પરેડમાં ભાગ લેશે અને ટેકનોલોજી ડેમોન્ટ્રેશનના સ્થળની મુલાકાત લેશે શ્રી મોદી સિવિલ સર્વિશના પ્રોબેશનરો સાથે કેવડીયામાં વાર્તાલાભ કરશે

તેમા જુદા જુદા ક્ષેત્રના લોકો રન ફોર યુનિટીમાં ભાગ લે છે ગયા રવિવારે મનકી બાત કાર્યક્રમમા શ્રી મોદીએ લોકોને એક ભારતશ્રેષ્ઠ ભારતના એક લક્ષમાટે મોટી સંખ્યામાં રન ફોર યુનિટીમાં જોડાવવા અપીલ કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમથી રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાશે

દિલ્હી મેટ્રો સેવા દરેક ટર્મિનલ સ્ટેશનોથી સવારના ચાર વાગ્યાથી શરૂ થશે ઉજવણીને અનુલક્ષીને આવતીકાલે નવી દિલ્ફીના ઇન્ડીયા ગેટ ખાતે એક ભારત શ્રેષ્ટ ભારતનો કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમનો હેતુ રાષ્રીખાય એકતાને વધુ મજબુત બનાવાનો છે

દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા તે માટે કાર્ય કરનાર પ્રતિભાઓને અલગત તારવી સન્માન કરવામાં આવશે સરદારશ્રીના જન્મદિવસે તે દર વર્ષે એનાયત કરવામાં આવશે તેમાં ચંદ્રક તથા પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે જો કે કોઇ રોકડ પુરસ્કારનો સમાવેશ કર્યો નથી કોઇપણ ભારતીય નાગરિક કે સંસ્થા કે સંગઠનને આ એવોર્ડ આપી શકાશે રાજય સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રીમંડળના સભ્યો પણ આ અંગે ભલામણ કરી શકશે આ એવોર્ડ માટે નેશનલ યુનીટી એવોર્ડસ ડોટ એમએચએ ડોટ ગોવ ડોટ ઇન પર અરજી કરી શકાશે

આજે નવી દીલ્હીમાં પ્રમુખ અને મુખ્યમંત્રી નિતીશક્રમારના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો પક્ષના મહામંત્રી કે સી ત્યાગીએ આ અંગે જણાવ્યું કે બિહારમાં અને અરૂણાયલ પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ વેગીલી છે તેમણે કહ્યું કે વિધાનસભાની યૂંટણીના પરિણામો બાદ તેમનો પક્ષ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવશે શ્રી કુમારે જણાવ્યું કે આ નિર્ણયથી પક્ષના ભાજપ સાથેના સંબંધોમાં કોઇ જ અસર નહીં થાય

સરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે આશરે બપોરે ત્રણ અને પંદર મિનિટે પાકિસ્તાનની સેનાએ સુંદરબની શ્રેત્રમાં એલઓસી પર નાના શસ્ત્રો અને માર્ટારથી ફાઇરિંગ કરી વિના ઉશ્કેરણીએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો પાકિસ્તાનના ફાયરિંગના કારણે કોઇ હાની થયાના અત્યાર સુધી કોઇ અહેવાલ નથી ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો હતો દિવસના પ્રારંભમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માચીલ શ્રેત્રમાં એલઓસી પર એક નાગરિકનું મરણ થયુ હતુ અને પાંચ જણ ગાયલ થયા હતા ગાયેલ થયેલાઓને હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા જ્યા તેમની સ્થિતિ સ્થિર છે

માર્ગો અને હાઇવેને ટકાઉ તેમજ પર્યાવરણ બનાવવાની જરૂરીયાતને સંતોષે છે

તેમણે માર્ગો ફ્રેન્ડલી ઇનવાર્યોમેન્ટ દ્વારા રોડ પ્રોજેકટ ઉપર ધ્યાન આપવાની ઉધોગને અપીલ કરી હતી તેમણે વધુમાં કહ્યુ કે આર્થિક મંદીને પહોચીંવડવા માળખાકીય શ્રેત્ર તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે

આ પરિક્ષાઓ શાંતિ અને સરળ રીતે યોજવામાટે ની સઘળી તૈયારીઓ કરવામાં આવી છે

અદાલતે ઇડીની એક દિવસની પૂછપરછ માટેની રજુઆત નકારી કાઢી હતી

પેન્સન ફંડ રેગ્યુરેટરી અને ડેવલોપટમેન્ટ ઓથોરિટીએ તેઓને એનપીએસમાં જોડાવાની પરવાનગી આપી છે નાણામંત્રાલયના એક આદેશમાં જણાવાયુ છે કે ઓવરસિસ સિટીજન ઑફ ઇન્ડિયા એનપીએસમાં નાણા ભરી શકશે તેમાં એ શરત છે કે રોકાણ કરનાર વ્યકિત પીએફઆરડીએ એક્ટ હેઠળ રોકાણ કરવાને લાયક હોવી જોઇએ અને તેમા માર્ગદર્શિકા અનુસાર એકત્ર થયેલી બચત પ્રત્યાવર્તનસમ હોવી જોઇએ